તેમણે ઝાયકો વ ડી રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યુ ઝાયડસ કેડિલા દ્વારા વિકસીત સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે જાણકારી મેળવી તેમણે પ્રયત્નશીલ ટીમના વખાણ કર્યા હતા ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સક્રિયપણે સહકાર આપવા ખાતરી આપી હતી આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કમાં આગમન પર ઝાયડસ કેડીલા ફાર્માસ્યુટીકલ્સના અધ્યક્ષ પંકજ પટેલ અને એમ ડી શર્વીલ પટેલ ધ્વારા સ્વાગત કરાયું હતું ઝાયડસ કેડીલા આવતા અઠવાડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાના પરિક્ષણોના પરિણામો સુપરત કરશે અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે જો અપેક્ષીત પરિણામો મળ્યા તો કંપની આવતા વર્ષે માર્ચ સુધીમાં કોવિડની રસી બજારમાં મૂકી શકે તેવી સંભાવના છે ગુજરાતની ટુકી મુલાકાતે આવેલા શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજયના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ

હોસ્પિટલમાં વીજ કનેકશન વીજ લોડ ફાયર સેફટીના સાધનો આરોગ્ય વિભાગની જરૂરી મંજૂરી સહિતની તપાસ કરવામાં આવી છે

જો કે ફાયર ટેન્કરો દ્રારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જાનહાનિનાં કોઈ સમાચાર નથી

પ્લાન્ટમાં કેમિકલનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જણાયું છે

પટેલ દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે પૂનમે ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ નહિં અપાય માતાજીની પૂજા અર્ચના પૂજારીઓ દ્રારા રાબેતા મુજબ કરાશે

આ જોતા દમણ આરોગ્ય વિભાગ દ્રારા દરિયા કાંઠે આવેલા ફડ વેન્ડરોના કોરોનાના રેંડમ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે આ સાથે ગાર્ડનોને પણ ડિસઇન્ફેક્ટ કરવામાં આવી રહ્યા છે નાની દમણ જેટી ઉપર આરોગ્ય વિભાગની વૈન દ્રારા ફડ વેન્ડરો અને બીચના ફોટ્રોગ્રાફરોના પણ કોરોના રેંડમ સેમ્પલ લેવામાં આવ્યા છે ડાંગમાં કોવિડના બે કેસ નોંધાતા વહીવટીતંત્રે ડાંગના પર્યટક સ્થળો ઉપર પ્રતિબંધ મૂક્યો છે